પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ મુદે આગળ જણાવ્યુ હતું કે કાયમી જગ્યાઓ ઉપરાંત વધુ જરૂરિયાત હોય ત્યાં આઉટસોર્સીંગથી ભરતી થાય છે અને આઉટસોર્સીંગના કર્મીઓને એસ્કો એકાઉન્ટથી પૂરેપૂરો પગાર જમા કરાય છે આટલે કોઈ નું શોષણ થવાનો સવાલ જ નથી શ્રી પટેલે અન્ય એક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી માંડી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની ચિંતા રાજ્ય સરકાર કરે છે

બહેરા મૂંગા બાળકો માટે કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઉપરાંત હૃદય કિડની કે કેન્સર જેવી ગંભીર બીમારીમાં લાખો રૂપિયાના ખર્ચે થતી સારવાર તદ્દન વિનામૂલ્યે અપાતી હોવાનું તેમણે ઉમેર્યું હતું

સરકારી હોસ્પિટલોમાં ખાનગી પ્રેક્ટિસ કરતાં તજગ્ન તબીબોની સેવા ઉપલબ્ધ થાય તે માટે તેમની મોટી ફી ચૂકવી ને પણ સરકાર તેમણે બોલાવશે તેમ શ્રી પટેલે ગૃહ માં જાહેર કર્યું હતું

અમારા પ્રતિનિધિ જણાવે છે કે સંસદીય પ્રક્રિયાનો અભ્યાસ કરવાની ધગશ હોય તેવા લોકો માટે આ પુસ્તક ખૂબ મહત્વનો સંદર્ભ ગ્રંથ બનશે કિસાન સૂર્યોદય યોજના સૌરભ પટેલ ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ છે કે આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ગામડાઓને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લઇ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પડાશે અને ઊભા પાક ને પાણી આપવા રાત ના ઉજાગરા કરવાની જરૂર નહીં રહે

તેમણે કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપતું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત છે અને આજે પણ ગુજરાત વીજ સરપ્લસ ધરાવતું રાજ્ય છે ભાજપ બેઠક ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપના પાર્લમેંટરી બોર્ડની બેઠક આજે પણ યોજાઈ ગઈ જેમાં પ્રદેશ પ્રમુખ સી

પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણી હાજર હતા

કે સ્ટ્રેઇન અને એક આફિકા સ્ટ્રેઇનના કેસ મળી આવતા મનપા કમિશ્નર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના કડક અમલ માટે સૂચના આપવામાં આવી છે

ગિરનારની તળેટીમાં ભરાતો મહા શિવરાત્રિનો મેળો રદ થયા બાદ દ્વારકા ના જગત મંદિર માં પણ કૂલડોલ મહોત્વ્સવમાં શ્રદ્વાળુઓને પ્રવેશ નહીં આપવાનું નક્કી કરાયું છે

મંદિરમાં ઠાકોરજીને હોળી રમાડવામાં આવશે પણ બહારથી ભક્તોને પ્રવેશ અપાશે નહીં નર્મદાના સાગબારા તાલુકામાં દેવમોગરા ખાતે પાંડોરી માતાજીના મંદિરે ભરાતો મહાશિવરાત્રિનો મેળો ચાલુ વર્ષે જાહેર હિતમાં મોફફ રાખવાનો નિર્ણય જિલ્લા કલેકટરે લીધો છે નવસારી આઝાદી કા અમ્રુત મહોત્સવ નવસારી પંથકમાં આવેલા દાંડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી હાથ ધરવા માટેની આયોજન બેઠક આજે જિલ્લા કલેક્ટર આદરા અગ્રવાલના વડપણ હેઠળ યોજાઈ ગઈ

દાંડી ઉપરાંત નવસારી માં પણ દેશ ભક્તિના કાર્યક્રમ યોજવાનું આ બેઠકમાં નક્કી થયું હતું

અમારા પ્રતિનિધિ જણાવે છે કે અરજી કરતાં અગાઉ માર્ગદર્શન ની જરૂર હોય તો ખેડૂતો પોતાની નજીક ના બાગાયતી અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે છે છોટા ઉદેપુર છોટા ઉદેપુર જિલ્લાના ડુંગરવાંટના ફોરેસ્ટ વિસ્તારના જંગલમાં દવ લાગતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે છોટા ઉદેપુર જિલ્લાની ભૌગોલિક રચના ડુંગરાળ પ્રદેશ હોવાથી હાલ પાનખર ઋતુમાં વૃક્ષોના પાંદડા ખરી ગયેલા હોવાથી દવ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જંગલમાં રહેતા પશુ પંખીઓમાં ભારે નાસભાગ મચી જવા પામી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા જગલમાં પાણી છાંટીને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે